તેમણે જિલ્લા તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા માટે હિમાયત કરી હતી આ પ્રસંગે વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનો મંત્ર આપ્યો છે ત્યારે જડેશ્વર વન આ મંત્રને સાકાર કરશે

આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ પાટકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ સમિટ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ યુનિયન અને બેન્ક ઓફ ઇન્ડિયા વગેરેના સહયોગથી યોજવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વ સાથે કદમ મિલાવવા કો ઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વય અને વિનિયોગની આવશ્યકતા અનિવાર્ય ગણાવી છે

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર કરવાનો નિર્ધાર કર્યો છે તેની યાદ આપી કહ્યું કે આ માટે પાયાના આર્થિક પથ્થર તરીકે સહકારી ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો બની રહેવાનો છે આ પ્રસંગે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા સહકારી ક્ષેત્રના ચૂકાદાઓને સંકલિત કરીને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ અમીને તૈયાર કરેલ પ્રસ્તક પણ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું રાષ્ટ્રીય સહકારી સંઘના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવ વગેરે એ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

આ ઉપરાંત મહિલા રોજગારી ભર્તી મેળો પણ યોજાયો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન ખાંટની અધ્યક્ષતામાં યોજાયેલા આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ સંબોધન કરી મહિલા જાગૃતિની વાત કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજીયને મહિલાઓને વ્યવસાયલક્ષી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે સખી મંડળોને ફરતા ભંડોળના ચેકો અને શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણ પત્રો અનેયાત કરાયા હતા પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે પણ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી ગોધરાના બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા આ સમારંભમાં સ્વ સહાય જુથોને લોનના ચેકોનું વિસ્તરણ કરાયું હતું

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ બાવન ટકા જેટલો વરસાદ થયો છે છેલ્લાં ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધનીય વરસાદ થયો છે

સ્કૂલ કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે ઓલપાડના હાથીસા રોડ પર પાણી ફરી વળતા હાથીસા ગામ સંપર્ક વિહોણો થઈ ગયૂં છે

ઝઘડીયા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અમારા વલસાડના પ્રતિનિધિ જણાવે છે કે વલસાડ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે

સંખ્યાબંધ ચેકડેમ કમ કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ગણદેવી અમલસાડ રસ્તો બંધ કરવામાં આવ્યો છે

અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના તલોદ ઇડર હિંમતનગરમાં ફરીથી ધોધમાર વરસાદનો માહોલ જામ્યો છે વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મધુબન ડેમના આઠ દરવાજા ખોલાયા છે અને દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું

આને કારણે હાઈવે રોડ રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે ઉપરાંત નર્મદા જિલ્લાના તમામ બંધોમાં પાણીની સપાટી વધી રહી છે નાંદોદ તાલુકાના સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા તાલુકો જળબંબાકાર બની ગયો છે વડોદરા શહેર અને જિલ્લામાં આજે ચોથા દિવસે પણ સવારથી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો

જોકે આજવા સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે

જિલ્લા ક્લેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં પુરના પાણી ઓસરી રહ્યા છે ગંદકીની સફાઈ કરવાની કામગીરી પ્રરજોશમાં છે

રાજ્ય સરકારના પેન્શનરો માટે ચાર ઝોનમાં ગાંધીનગર રાજકોટ બનાસકાંઠા અને સુરત ખાતે તા

જીવરાજ મહેતા ભવન ગાંધીનગરને તા

ગુજરાતના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં ગ્રામ્યજનોની મોટી સંખ્યામાં હાજરી હતી